પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા દેશભરના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે સુરત શહેરને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અમલીકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર જાહેર થયો ગુવાહાટીમાં ચાલી રહેલી ખેલો ઈન્ડિયા રમતોત્સવમાં તરણ સ્પર્ધામાં રાજ્યની કલ્યાણી સકસેનાએ બીજો સવર્ણ ચંદ્રક મેળવ્યો

પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ ઘટાડવા માર્ગદર્શન આપવા ઉપરાંત વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપશે ગયા વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ સમયને મૂલ્યવાન ગણાવીને યોગ્ય વ્યવસ્થાપન દ્રારા તેનો મહત્તમ સદપ્રયોગ કરવાની શીખ વિદ્યાર્થીઓને આપી હતી આ કાર્યક્રમમાં ભાગ લેનાર દમણની રિયા ભંડારીએ પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો હતો

પ્રશ્નો પૂછવા માટે ટોલ ફી ટેલીફોન નંબર છે

કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દેશના સ્માર્ટ સિટીઓને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ આપવામાં આવે છે

આ તમામ થિમમાં સુરત સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડે નોમિનેશન કર્યું હતું સ્માર્ટ સિટી મિશન હેઠળ સુરતને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સિટી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે આ અંગે ગુનાશોધક શાળાના ડી

જી ગૌતમ પરમારના અધ્યક્ષપદે સીટની રચના થઇ હતી તેમણે ગઈકાલે સ્થળની મુલાકાત લીધી છે તેમણે સાયરા ગામની મુલાકાત લઇ અધિકારીઓ સાથે સમગ્ર બનાવની માહિતી મેળવી હતી ગઇ પાંચમી કારીખે બનેલી દુર્ઘટના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે

મેડલેમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે

ફ્લાવર શો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલો ફ્લાવર શો બે દિવસ માટે લંબાવાયો છે

લોકો દ્રારા મળેલા આ અભૂતપૂર્વ પ્રતિસાદના પગલે મ્યુનિસિપલ કમિશનરે ફ્લાવર શો આજે અને ગઈકાલે એમ વધુ બે દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે આ બંન્ને દિવસે મહિલા બાળકો અને વડિલોને વિનામૂલ્યો પ્રવેશ અપાશે